ભારતના મુન લેન્ડર વિક્રમે ચંદ્રની સપાટી તરફ જવાની બીજા અને અંતિમ તબકકાની કામગીરી આજે સવારે સફળતાપુર્વક પુર્ણ કરી છે વિદેશ મંત્રી એસ જયશંકરે ગઈકાલે માલ્દીવ્સની રાજધાની માલેમાં સંસદના અધ્યક્ષ મહંમદ નશીદની શુભેચ્છા મુલાકાત લીધી હતી કર્ણાટકના કોંગ્રેસ નેતા ડી

શિવકુમારની ગેરકાનૂની નાણાં વ્યવહારના આરોપ હેઠળ ઈડી ધ્વારા ધરપકડ કરવામાં આવી છે

એક ટવીટ સંદેશામાં શ્રી મોદીએ કહ્યું છે કે તેઓ રાષ્ટ્રપતિ પુતીન સાથે પરસ્પર હીતના ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદૃ ચર્ચા કરવા ઉત્સુક છે શ્રી મોદીએ ટ઼વીટર પર જણાવ્યું કે ભારત અને રશિયા અગામી પાંચ વર્ષમાં ખનીજ તેલ અને કુદરતી વાયુ ક્ષેત્રે સહકાર વધારવા આયોજન કરશે કોલ ઇન્ડિયા લિમીટેડ અને સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્જિયા આ અંગેના કરારો ઉપર રશિયાની કંપનીઓ સાથે સમજૂતી કરશે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 પ્રધાનમંંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના વડા પુતીન વચ્ચેની દ્વીપક્ષીય વાતચીતમાં આર્કટીક ક્ષેત્રમાંથી ખનીજ તેલ અને કુદરતી વાયુના પુરવઠાની શક્યતા ચકાસાશે શ્રી મોદી પુર્વી આર્થિક મંચના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત રહેશે આ સંગઠન એશિયા પ્રશાંત ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા અને રશિયાના પુર્વના વિસ્તારોની અર્થ વ્યવસ્થા સાથે જાડાયેલા મુદૃઓ ઉપર ચર્ચા કરવાનો મંચ પુરો પાડે છે આ સંગઠનમાં ભારત યુવા શકિત ડીજીટલ વ્યવસ્થા યુરેશિયામાં માનવ સંશાધન તથા ભારત રશિયા વ્યાપાર સંવાદ જેવા વિષયોમાં જાડાયેલો છે પુર્વ આર્થિક મંચની બેઠકની સાથે સાથે વ્યાપાર પ્રમુખોની અલગથી બેઠક થશે અને તેમાં અનેક સંમતી પત્રોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે રવાના થતાં પૂર્વે બહાર પાડેલા નિવેદનમાં પ્રધાનમંત્રીએ પૂર્વ આર્થિકપંચની બેઠકમાં પ્રથમ ભારતીય પ્રધાનમંત્રીની ઉપહ્ય્થતિને આવકારી તથા રશિયા સાથેના દ્વિપક્ષી સંબંધો ગાઢ બનાવવા પર ભાર મૂક્યો પ્રધાનમંત્રી વેઝદા જ્હાજ વાડાની પણ મુલાકાત લેવાના છે આ પ્રસંગે મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મજયંતિ પ્રસંગે એક વિશેષ ટપાલ ટિકીટ પણ બહાર પાડવામાં આવશે તથા થોગ પ્રયાર પ્રસાર માટેની એપ પણ શરૂ કરશે

ગયા સોમવારથી શરૂ થયેલી આ પરિષદમાં બાર દિવસ સુધી આ અંગેની ચર્ચાઓ હાથ ધરાશે તેમાં મુખ્ય મુદૃઓમાં રણ વિસ્તાર અટકાવવા અને જમીન સંરક્ષણ જાળવવા પર્યાવરણીય વ્યવસ્થા અંગે નિવસન માટે વિચારણા થઈ રહી છે પરિષદના અગ્રણી અને જનસંપર્ક અધિકારી માર્કોસ મોન્ટોરીઓએ આકાશવાણી સમયારને જણાવ્યું કે ભારતમાં રણ વિસ્તાર અટકાવવા ભગીરથ કાર્ય થઈ રહયું છે આ માટે સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમો અપનાવવામાં આવ્યા છે

તેઓ આગામી બે વર્ષ માટેનું કાર્ય આયોજન ઘડી કાઢશે

આ કાર્યદળ દ્વારા ખરીદનાર અને વેયનાર વચ્ચેની વિસંગતતાઓ દુર કરવા માટેના કેન્દ્રીય નોંધણી કાર્યાલય પર ભાર મુકથી છે કેનરા બેંકના ચેરમેન શ્રી ટી એન

ગઈકાલે ગવર્નર શકિતકાંતદાસને આ અહેવાલ સોંપવામાં આવ્યો છે કાર્યદળે ધિરાણ અંગેની માહિતી વહેંચવા નોંધણી કરવા અને માહિતીનો વપરાશ થાય તેવી જાગવાઈ કરવા પર ભાર મુકથો છે આ ઉપરાંત દ્વિતીય શ્રેણીના બજારની કાર્યશૈલી ધડી કાઢવા અને તેના ધારાધોરણ અને પ્રક્રિયા તૈયાર કરવા જણાવ્યું છે ઘિરાણ હેતુથી ખરીદી કે વેચાણ માટેનું ઓનલાઈન પ્લેટફોર્મ બનાવવા પર ભાર મુકયો છે

આજે સવારે મુન લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીથી વધુ નજીક પહોચ્યું હતું

વિક્રમના ચંદ્રની સપાટી પર પહોચ્યા બાદ રોવર પ્રજ્ઞાન ચંદ્રની દક્ષિણ ધૂવની સપાટી પર ઉતરીને વિવિધ સંશોધનો કરશે રોવર પ્રજ્ઞાનને ખાસ ચંદ્રની સપાટી પરના સંશોધનો માટે બનાવાયું છે સોમવારે લેન્ડર વિક્રમ ચંદ્રયાન બે માંથી છુટુ પડયું હતું

સીઆરપીએફ અને પોલીસ અધિકારીઓની હાજરીમાં શરણે આવેલા માઓવાદીઓ પૈકી બે ને પકડવા માટે આઠ લાખ રૂપિયાનું ઈનામ જાહેર થયું હતું તેઓ વિવિધ હુમલાઓમાં સંકળાયેલા છે પુનર્વસવાટ નીતી અનુસાર તેમને સરકાર દ્વારા વ્યવસ્થા પુરી પાડવામાં આવશે

જયશંકરે ગઈકાલે માલ્દીવ્સની રાજધાની માલેમાં સંસદના અધ્યક્ષ મહંમદ નશીદની શુભેચ્છા મુલાકાત લીધી બંને નેતાઓએ સહિયારા પ્રથાસો માટેના મુદૃઓની ચર્ચા કરી હતી ટવીટર પર શ્રી જયશંકરે જણાવ્યું કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષી સંબંધો જળવાય તેની પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે તેઓ હિંદ મહાસાગર પરિષદની ચોથી વાર્ષિક બેઠકમાં હાજરી આપવા માલ્દીવ્સ ગયા છે

શિવકુમારની ગેરકાનુની નાણાં વ્યવહારના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે ગઈકાલે ચોથીવાર તેમને ઈડી દ્વારા પુછપરછ માટે નવી દિલ્ફી બોલાવવામાં આવ્યા હતા અને બાદમાં તેમની ધરપકડ કરી હતી તેમને આજે નવી દિલ્હીની ખાસ અદાલતમાં રજુ કરાશે અને રીમાન્ડ માંગવામાં આવશે આવકવેરાવ વિભાગે ગયા વર્ષે બેંગલુરૂમાં તેમની સામે કરચોરીના આરોપ મુકથા હતા તથા હવાલા દ્વારા વિદેશી નાણાં હેરફેર અંગેના પણ તેમની સામે આરોપો છે તેમના સહયોગી એસ

શર્મા સામે બિન હિસાબી રોકડ વ્યવહારોનો આરોપ છે

રાજ્યોના મંત્રીઓ અને સચિવો સાથેની બેઠક બાદ પત્રકારો સાથેની વાતયીતમાં શ્રી પાસવાને જણાવ્યું કે દરેક રાજ્યમાં ભાવવધારો રોકવા માટેનું ભંડોળ રચાવું જરૂરી છે પરિણામે રાજ્યસ્તરે જ તેની પર નિયંત્રણ રાખી શકાય

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહની ટોકયોની મુલાકાત દરમિયાન જાપાનના સંરક્ષણ મંત્રી તાકેશી ઈવાયા સાથે મળીને વ્યાપક સમીક્ષા થઈ હતી સંયુકત નિવેદનમાં બંને દેશોએ સંરક્ષણ મંત્રી સ્તરેતથા વિદેશ મંત્રી સ્તરે મંત્રણાઓ માટે સંમતી જાહેર કરી છે આ ઉપરાંત જાપાન ભારત અમેરીકા વચ્ચે માલાબાર ખાતે વ્રિ સ્તરીય દરિયાઈ કવાયત સપ્ટેમ્બર અને ઓકટોબર માસ દરમિયાન હાથ ધરાશે ભારત અને જાપાને હિંદ પેસેફીક વિસ્તારમાં શાંતી અને સ્થિરતા જાળવવા સંદર્ભમાં વિચાર વિમર્શ કર્યો છે આ ઉપરાંત કોરીયા દ્વિપ અને દક્ષિણ ચીન સમુદ્ર વિસ્તારની ઘટનાઓ સંદર્ભમાં પણ ચર્ચા થઈ હતી

અમેરિકામાં વોશિંગ્ટન નજીક લુઈ મેક કોર્ડ ખાતે આ કવાયત હાથ ધરાશે બંને દેશો વચ્ચેના સંરક્ષણ સહકારના ભાગરૂપે આ મોટી કવાયત હાથ ધરાઈ છે તે ધ્વારા બ્રિગેડ સ્તરે અને બટાલીયન સ્તરે સંકલીત પ્રયાસો હાથ ધરાશે

નવી દિલ્હીમાં ઉંચાઈવાળા વિસ્તારોમાં વાઘની વસાહત અંગેનો અહેવાલ જાહેર કરતાં તેમણે કહયું કે ઉંચાઈવાળા વિસ્તારોમાં વાઘનું પુનર્વસન ખુબ જ સરળ બને છે